જી પી ની કાર્યકારી નિમણુક નહિ કરવાનો આદેશ આપ્યો છે સર્વોચ્ચ અદાલતે તેના ચુકાદામાં જણાવ્યું છે કે યુ પી એસ સી ત્રણ પોલીસ અધિકારીઓની સૂચી સોપાશે રાજ્યસરકાર આ ત્રણ પૈકી એક અધિકારીની ડી જી પી તરીકે નિમણુક કરી શકશે અદાલતે પોલીસ વડાની નીવૃતીને યોગ્ય સમય બાકી હોય ત્યારે ડી જી પી પદ માટેના ઉમેદવારો માટે યુ પી એસ સી ને મોકલવા બધી જ રાજ્ય સરકારોને નિર્દેશ આપ્યો છે

તેમણે તેમના હોદ્દાનું રાજીનામું વિધાનસભાના સ્પીકરને આપ્યું છે જાણવા મળ્યા મુજબ તેઓ રાજભવનમાં સાંજે કેબિનેટ મંત્રી પદના શપથ લેશે

તેઓ કોંગ્રેસના રાજકોટના સંસદસભ્ય પણ રહી ચૂકવાં છે તેમનું રાજીનામું આપવાનું કારણ કોંગ્રેસની રાજકોટની આંતિરક જૂથબંધી કારણભૂત હોવાનું માની રહ્યું છે તેમના રાજકીય વિરોધી ઈન્દ્રનિલ રાજગુરૂએ પણ રાજીનામું આપી દીધેલું છે પરંતુ હવે કુંવરજીના ભાજપ પ્રવેશ પછી તેમને મનાવી લેવામાં આવે તેવી સંભાવના છે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કુંવરજી બાવળિયાને ભાજપ પ્રવેશને આવકાર આપ્યો છે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં ભાજપના સભ્ય બન્યા છે

આ માટે કલામહાકુંભ ગુજરાત ડોટ કોમ પર તા

જેમાં તાલુકાકક્ષાએ અને જીલ્લા કક્ષાએ ગાયન સુગમ સંગીત ગીત સમૂહ ગીતસમૂહ લગ્નગીત ફટાણા નૃત્ય ગરબા રાસ ભરતનાટયમ લોકનૃત્ય સમૂહનૃત્ય વાદન વાંસળી તબલા હામોનિયમ ઓરગન અભિનય એકપાત્રીય અભિનય સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓ યોહશે

ચાલુ વર્ષે હજુ વાવણીલાયક વરસાદ થયો ન હોઈ પિયત વિસ્તારમાં જ વાવેતર થયું છે

આ સમયગાળા દરમિયાન પોસ્ટ ઓફિસોમાં કોઈ પણ પ્રકારની કામગીરી તેમજ લેવડ દેવડ બંધ રહેશે તેમજ આજ થી કોઈ પણ પ્રકારના ચેકની લેવડ દેવડ કરવામાં આવશે નહી

જયારે ગત મે માસમાં ગડસુંઢાનું રસીકરણ કરવામાં આવ્યું હતું

જયારે હવે આગામી ઓગસ્ટમાં શરુ થતા ખરવા મોવાસાનાં રસીકરણમાં સાડાસાત લાખ પશુઓને રસી આપવાનું લક્ષ્યાંક નક્કી કરાયું છે